શ્રી ગિરિરાજ સિંઘે જણાવ્યું કે ક્યાં વિસ્તારોમાં વધુ માછલીઓ મળશે તેની સચોટ માહિતી માછીમારોને આપવા માટે ટકનોલોજીની મદદ લેવામાં આવી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં સૌ પ્રથમ વખત ક્રષિ પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગના અલાયદા વિભાગો શરુ કરવામાં આવ્યા હોવાનું જણાવી તે અંગે તેમણે ખુશી વ્યક્ત કરી હતી ખેડૂતોના વિકાસને મોદી સરકારનો સંકલ્પ ગણાવતા તેમને ખેડૂતોની આવક બમણી કરવા માટે લેવાયેલા પગલાઓની માહિતી આપી હતી તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખેતીમાં પાકને થતા રોગો સામે ખેડૂતોને રક્ષણ આપીને નુકશાન માંથી બચાવવા સરકાર પ્રયાસો કરી રહી છે

દુઘની જેમ અન્ય ક્ષેત્રે પણ અમુલ મોડેલનો વિકાસ કરવા ઉપર ભાર મુકતા તેમણે કહ્યું કે દૂધ ની જેમ ગાયના ગોબરમાંથી પણ આવક મેળવવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે

તેમણે ગાંધીનગર ખાતે સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના પરિસરની મુલાકાત લીધી હતી અને પરિસરમાં આયોજિત એક વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો

ટોક્યોમાં ઇન્ડિયા હાઉસ તૈયાર કરવામાં આવશે જેમા ભારતીય ખેલાડીઓ માટે જરૂરી બધી જ સુવીધાઓ પુરી પાડવામા આવશે પોષણશાસ્ત્રી અને કોચની સલાહ મુજબ ખેલાડીઓ માટે પોષણયુક્ત ભોજન તેમજ જરૂરી ટેકનિકલ સુવિધાઓ પણ પુરી પાડવામાં આવશે

જામનગરના મેહુલનગર વિસ્તારમાં પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર યોજના અંતર્ગત જનઔષધિ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે

આ ટ્રેન ભક્તિનગર ગોંડલ વીરપુર નવાગઢ જેતલસર ધોરાજી ઉપલેટા ભાયાવદર પાનેલી મોટી જામજોધપુર સ્ટેશને રોકાશે

મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક ઉષા રાડા દેસાઈ દ્વારા આ નિઃશુલ્ક કેમ્પ નું મહત્વ સમજાવતા જણાવ્યું કે વધું પડતી જવાબદારીના કારણે માનસિક તણાવ રહેતો હોય છે જેથી હૃદય રોગ જેવી ગંભીર બીમારીના શિકાર બનીએ છે અને બીજી ઘણી બધી બીમારીઓ થતી હોય છે અને આ બીમારીઓની તપાસ અને સારવાર જરૂરી છે માટે મધ્યમ અને ગરીબ પરિવારના લોકો આ કેમ્પનો લાભ લઇ નિઃશુલ્ક સારવાર થાય તે માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે